એર ઈન્ડિયાના અધ્યક્ષ અસ્વીની લોહાનીએ આજે દીલ્હીમાં પત્રકારોને જણાવ્યું હતું કે એર ઈન્ડિયાના સર્વરમાં ખામી ઉભી થવાથી એર ઈન્ડિયાની સેવાને ગઈકાલે રાતના સાડા ત્રણ વાગ્યાથી અસર થઈ હતી સવારે પોણા નવ સુધીમાં સર્વરમાં ઉભી થયેલી ખામી દુર કરવામાં આવી હતી

શ્રી લોહાનીએ કહયું કે આ બધી જ ફલાઈટોના નવા સમય નિર્ધારીત કરવામાં આવ્યા છે અને તેની જાણ મુસાફરોને કરવામાં આવી છે શ્રી લોહાનીએ કહયું કે મુસાફરોને થયેલી મુશ્કેલી બદલ વ્યવસ્થાપન તંત્રે ખેદ વ્યકત કર્યો છે

પ્રવેશ પ્રક્રિયા હવે શરૂ થશે મળતી માહિતી પ્રમાણે પ્રથમ રાઉન્ડમાં જે બાળકોને જે શાળામાં પ્રવેશ મળે ત્યાં તેને પ્રવેશ લઈ લેવાનું રહેશે નહીંતર તેમનો હક્ક જતો રહેશે

ભારતીય સીમામાં ઘુસણખોર કરી રહેલા પાકિસ્તાની ઘુસણખોરને બોર્ડર સિક્યોરીટી ફોર્સે પકડી પડ્યો છે જેનું નામ તાગજી મહેવાલ છે અને તે તારપોરકર જિલ્લાના કસવા ગામનો રહેવાસી છે બીએસએફએ ઘુસણખોરને બાલાસાર પોલીસને સોંપી દીધો છે આ અંગે બાલાસાર પોલીસે વધુ પૂછપરછ હાથ ધરી છે કેવડીયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટ બાદ હવે પ્રાકૃતિક સ્થળ ઝરવાણીનો પણ પ્રવાસધામ તરીકે વિકાસ કરવાની તેયારીઓ શરૂ કરવામાં આવી છે અમારા નર્મદાના પ્રતિનિધિના જણાવ્યા મુજબ ઝરવાણી ધોધ ખાતે ફૂડ કોર્ટ સ્પા પેરાગ્લાઇડીંગ જંપિગ રોક ફલાઇમ્બીંગ હાઇ જંપ સહિતના આકર્ષણો ઉભા કરવામાં આવશે ઝરવાણી ધોધ ખાતે પ્રવાસીઓ મોટી સંખ્યામાં આવે છે સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યા બાદ અહીં પ્રવાસીઓની સંખ્યા વધી છે ત્યારે ઝરવાણી ધોધ પાસે મુખ્ય રસ્તાઓ ચેકડેમો સ્વદેશી બનાવટની વસ્તુઓના સ્ટોલ બનાવવાનું આયોજન છે પ્રવાસીઓ આખો દિવસ મોજ માણી શકે તે માટે વ્યવસ્થા ઊભી કરાશે ઝરવાણી ધોધનો વિકાસ કરવાથી સ્થાનિક આદિવાસીઓને રોજગારી મળશે આ અંગે સ્થાનિક યૂવાનોને તાલીમ પણ આપવામાં આવશે

સી ભાર્ગવ અને એમ ડી કેય આયુકાયાના હસ્તે કરવામાં આવ્યું

આ હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર ટ્રોમા સેન્ટર મધર એન્ડ ચાઇલ્ડ કેર યુનિટ સહિત આરોગ્યની વિવિધ સુવિધાઓ મળી રહેશે

હવામાન વિભાગની યાદીમાં જણાવ્યું છે કે આગામી ત્રણ દિવસમાં ઉત્તર મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાંક વિસ્તારોમાં ગરમીનું મોજું વધુ તીવ્ર બને તેવી સંભાવના છે દરમિયાન અમરેલી જિલ્લામાં સૌથી વધુ તાપમાન નોંધાતા અસહ્ય ગરમીનું મોજું ફરી વળ્યું છે સપ્ન તાપથી બચવા લોકો કામ વગર ઘરની બહાર નીકળતા નથી બપોરે રસ્તાઓ સુમસામ હોય છે વેપારીઓ બપોરે દુકાનો બંધ કરી દે છે અને સાંજે ફરીથી દુકાનો ખોલે છે ઠંડા પીણા આઇસક્રીમ લીંબુ સરબતના વેપારમાં તેજી જોવા મળી રહી છે અમરેલી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા લોકોને ગરમીથી બચવા અને સાવચેતીના પગલાં લેવાની અપીલ કરી છે

ધોરણ ત્રણના શિક્ષકો દ્વારા આ કામગીરી બે તબક્કામાં કરવામાં આવી હતી

જે આગામી બીજી મે સુધી ચાલશે મહેસાણા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રીમતી સ્મિતાબહેન પટેલે જણાવ્યું છે કે ત્રીજી વ્યક્તિ દ્વારા મૂલ્યાંકન કરાયું છે જેમાં બાળકોનું કૌશલ્ય ચકાસવવામાં આવશે